દેશની સુરક્ષા માટે જીવન ન્યોછાવર કરનાર જવાનોની શહાદતને પ્રધાનમંત્રીએ અદ્વિતિય ગણાવી

રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી અને સંરક્ષણમંત્રીએ સદગત જવાનોને શ્રઘ્ધાંજલિ આપી છે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કાશ્મીરના પુલવામાં જિલ્લામાં આતંકવાદી હ્મલામાં શહિદ થયેલા જવાનોને ભાવલીનિ અંજલી આપી છે ટ્વીટર ઉપર રાષ્ટ્રપતિએ કહ્યું છે કે ગયા વર્ષે આતંકવાદીઓએ કરેલા ફુમલામાં શહિદ થનાર વીર જવાનોના બલિદાનને સમગ્ર રાષ્ટ્ર વંદન કરે છે તેમણે કહ્યું છે કે તમામ પ્રકારના આતંકવાદને નાબુદ કરવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ પુલવામામાં આતંકવાદી હ્મલામાં શહિદ થનાર વીર જવાનોને અંજલી આપી છે પ્રધાનમંત્રીએ ટ્વીટર ઉપર જણાવ્યું છે કે આ અસાધારણ વીર જવાનોએ દેશની રક્ષાકાજે પોતાના પ્રાણની આહુતી આપી હતી ગૃહમંત્રી અમિત શાહે તેમના સંદેશામાં જણાવ્યું છે કે દેશની એકતા ટકાવવા સર્વોચ્ય બલિદાન આપનાર વીર જવાનોની શહિદીને સમગ્ર દેશ હંમેશા યાદ રાખશે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું છે કે ભારત વિર શહિદોનું બલિદાન હંમેશા થાદ રાખશે અને સમગ્ર દેશ આતંકવાદ સામે લડવા પ્રતિબદ્ધ છે જમ્મુમાં લેથપુરા છાવણી ખાતે આજે સદગત જવાનોના સ્મારકને ખુલ્લું મૂકવામાં આવ્યું છે

કેન્દ્રીયમંત્રીઓ અને દિલ્હીના મુખ્યમંત્રીએ પણ શ્રધ્ધાંજલિ આપી છે

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ ક્રમારે જણાવ્યું કે બંન્ને વચ્ચે વિવિધ ક્ષેત્ર અંગે વ્યાપક ચર્ચાઓ થઈ હતી ગઈરાત્રે તેઓ ભારતની યાર દિવસની મુલાકાતે આવી પહ્રોંચ્યા હતા આ તેમની સૌ પ્રથમ ભારતની મુલકાત છે આજે સવારે રાષ્ટ્રપતિભવનના પ્રાંગણમાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમની સાથે વિદેશ રાજ્યમંત્રી પ્રોફેસર ઓગસ્ટો સાન્ટોસ પણ આવ્યા છે તેમના માનમાં રાષ્ટ્રપતિએ ભોજન સમારોહનું આયોજન કર્યું છે

તેણે રજૂઆત કરીકે દયાની અરજીને બદદાનતથી નકારી છે ન્યાયધીશો આર ભાનુમતિ અશોક ભૂષણ અને એ એસ બોપન્નાએ જણાવ્યું કે અરજીમાં કાનૂની ભૂમિકા માટે કોઈ વજૂદ નથી

ગઈ બીજી જૂલાઈએ વડી અદાલતે આપેલા યુકાદાને સર્વોચ્ય અદાલતમાં પડકારવામાં આવ્યો હતો અને તેમાં જણાવ્યું હતુંકે અદાલતે ભૂલથી તેમની સજા રદ કરી છે

નવીદિલ્હીમાં ભારતીય ક્રષિસંશોધન સંસ્થાના પદવીદાન સમારોહમાં બોલતાં તેમણે કહ્યુંકે અનાજનું ઉત્પાદન વધે છે પરંતુ કુપોષણ અને ભૂખમરો હજી ચિંતાજનક છે

અને તેને યુધ્ધના ધોરણે નીવારવું જોઈએ તેમણે રોગપ્રતિકારક અને પોષણયુક્ત પાક વૃઘ્ઘિ અંગે આનંદ વ્યકત કર્યો તથા બાસમતિની ખેતીમાં પુસા બાસમતિનું ચલણ વધુ હોવા બદલખુશી વ્યકત કરી

તેવી આશા દર્શાવી છે જિલ્લા વિકાસ સંકલન સમિતી દિશાની બેઠક બાદ પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે કહ્યુંકે કૃગેવાડીથી સંતતુકારામ નગર થી ગરવારે કોલેજ મેદ્રો લાઈનનું કામ પૂરું થયું છે જે માર્યના અંત સુધીમાં કામ કરતી થઈ જશે હીંજવાડી મેદ્રો લાઈન પણ પૂરી થઈ ગઈ છે અને જમીન ફસ્તાંતરણ પ્રક્રિયા માર્ચ મહિનામાં પૂરી થશે

તેઓ જગતગુરૃ વિશ્રવારાધ્યા ગુરૂક્ળના શતાબ્દી સમારોહની પૂર્ણાહૂતિ પ્રસંગે હાજરી આપશે પ્રધાનમંત્રી પંડીત દીનદયાળ ઉપાધ્યાય સ્મારક રાષ્ટ્રને અર્પણ કરશે

ન્યાયધીશો અરૂણ મિશ્રા એસ અબ્દુલ નજર અને એમ

શાહની ખંડપીઠે તેના યુકાદાઓ અમલ ન કરવા બદલ અદાલતના અપમાનનો કેસ કેમ ન કરવો એ અંગે ખુલાસો માંગ્યો છે તથા કાર્યવાહી શરૂ કરવા ચીમકી આપી છે

ગયા મહિને સંદેશાવ્યવહાર કંપનીઓએ સર્વોચ્ય અદાલતમાં અરજી કરીને બાકી ચુકવણા માટે વધુ સમય ફાળવવા રજૂઆત કરી હતી પરંતુ અદાલતે તે ફગાવી દીધી હતી

ન્યાયધીશ પી ડી નાઈકે જો કે તેમને ધરપકડ સામે એક મહિનાની સુરક્ષા પ્રરી પાડી છે પરિણામે તેઓ સર્વોચ્ય અદાલતમાં તેને પડકારી શકે પૂણે પોલીસ દ્વારા તેમની સામે કેસ નોંધ્યો છે

પોલીસના જણાવ્યા મુજબ તેને માઓવાદીઓ દ્વારા ટેકો અપાયો હતો

તેમાં એક નાગરીકનું મોત થયું છે જ્યારે ત્રણ નાગરીકોને ઈજા પહોંચી છે નિયંત્રણ રેખા નજીક બપોરે સાડા બાર વાગે આ ફમલો થયો હતો ભારતીય દળોએ વળતો જવાબ આપ્યો છ અને હાલ સામસામા ગોળીબાર યાલી રહ્યો છે મૃતક નાગરીકનું નામ બદરૂદીન છે

શ્રી મિત્તલે કહ્યુંકે શ્રોતાઓ બીજા માધ્યમ તરફ ન વળે તે માટે આકાશવાણી સમાચારે ગુણવત્તામાં સુધારો કરવો જોઈએ

આ અંગે વિવિધ મંત્રાલયો સાથે સંકલન દ્વારા થયેલી કાર્યવાફીની વિગતો આપવામાં આવી હતી તેમણે કહ્યું કે પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે અને પ્રધાનમંત્રી કાર્યાલય આરોગ્ય મંત્રાલય અને કેબીનેટ સચિવ રોજેરોજના ધોરણે સમીક્ષા કરે છે બેઠકમાં રાજ્યોને તકેદારી માટે જણાવ્યું છે અને ચીનનો પ્રવાસ ટાળવા પર ભાર મૂકાયો છે સુશ્રી સુદાને કહ્યું કે આ વાવાર ફેલાય નહીં તેની ખાસ તકેદારીને ટોચની અગ્રતા આપી છે વુહાનથી આવેલો એક વિદ્યાર્થી કોવિડ પોઝીટવ હતો તેને સારવાર આપી હોસ્પીટલમાંથી રજા અપાઈ છે નેપાળનાં સરહદી રાજ્યો ઉતરાખંડ ઉત્તરપ્રદેશ બિહાર પશ્રિમ બંગાળ અને સિક્કીમને પણ ખાસ નજર રાખવામાં સલાહ આવી છે

માસ્ક અને સુરક્ષાત્મક ગણવેશના અભાવે ર્ડોકટર અને નર્સો પરના જોખમોને અવગણવામાં આવ્યું હતુ ગયા ડીસેમ્બરમાં એક ડોકટરે આ વાયરસના ચેપ અંગે ચેતવણી ઉચ્યારી હતી પરંતુ પોલીસે તેને યૂપ કરીને ઠપકો આપ્યો હતો તે અંગે લોકોએ ઉહાપોહ કરી આક્રોશ દર્શાવતાં સરકારે આ આંકડા બહાર પાડ્યા છે